કૃષિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક઼ષિ આંતરમાળખાકીય ભંડોળ ફેઠળ એક લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધાનો પ્રારંભ કરાવ્યો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

સ્વચ્છતા દર્પણ અને સ્વચ્છતા સર્વેક્ષણ જેવા કાર્યક્રમો નિબંધ સ્પર્ધા રંગોળી સ્પર્ધા રેલી નાટક ભવાઇ વગેરે દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ સાથે અનેક સ્થળોએ અવારનવાર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે છે આ અંગે વિશેષ અહેવાલ આપે છે

સમગ્ર વિશ્વમાં વસતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક અધિકારો અને અન્ય સમાજની હરોળમાં આવી શકે તે હેતુથી રાષ્ટ્રસંઘ યુનો દ્વારા ધોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવી રહી છે આદિવાસી સમાજનો પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે વિશ્વ આદિવાસી દિવસ ની પ્રવાસન મત્સ્યોદ્યોગમંત્રીશ્રી જવાહર યાવડાના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજએ પ્રકૃતિપ્રેમી પોતાની આગવી સંસ્કૃતિ કલા પરંપરાઓ સાથે સંકાળાયેલો સમાજ છે રાજય સરકાર આદિવાસી બાંધવોના વિકાસમાં કટિબધ્ધ હોવાનુ જણાવતા મંત્રીએ કહ્યું કે આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્યશિક્ષણની તક પુરી પાડવા માટે રાજપીપળા ખાતે બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ટ્રાયબલ મ્યુઝીયમની સ્થાપના કરવામાં આવી છે મંત્રીના હસ્તે વનવાસી ખેડ્રત સશકિતકરણ યોજના અંતર્ગત ડિઝલ એન્જીનના પ્રમાણપત્રો તથા જંગલ જમીનના હક્કપત્રકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા